ગઈકાલે નવી દિલ્હીમાં ભારત સ્વીડન વાણિજય પરિષદમાં બોલતા સુશ્રી સીતારમણે જણાવ્યું કે કોર્પોરેટ વેરામાં ઘટાડો સહિતના પગલાના સારા પરિણામો મળ્યા છે સરકારે બેન્કીંગ ખાણ અને ખનીજ તથા વીમા ક્ષેત્રમાં સુધારાઓ કરવા કટીબધ્ધ છે તેમણે સ્વીડનની કંપનીઓને ભારતમાં માળખાંકીય પ્રોજેકટમાં મૂડીરોકાણ માટે આવકારી છે સુશ્રી સીતારમણે વેપાર ઉદ્યોગ ક્ષેત્ર માટે સ્વીડનના વેપાર ઉદ્યોગ મંત્રી ઈબ્રાહીમ બેલના સાથે મંત્રાણાઓ કરી હતી

આજે નોકાદળ દિવસ નિમિત્તે ગઈકાલે દિલ્હીમાં પત્રકાર સાથે વાત કરતા તેમણે રાષ્ટ્રીય સુરક્ષાના પડકારોનો સામનો કરવા માટે ભારતીય નૌકાદળ સજજ હોવાની ખાતરી આપી હતી

પડોશી દેશના પડકારો અંગે તેમણે કહ્યું કે નૌકાદળ સજજ છે અને કોઈની પણ કાર્યવાહીની અસરને પહોંચી વળે તેમ છે

રાજ્યસભામાં નાણા રાજ્યમંત્રી અનુરાજ ઠાકુરે લેખિતમાં જવાબમાં જણાવ્યું કે આ અંગેની કોઈ જ દરખાસ્ત વિચારણા હેઠળ નથી તેમણે કહ્યું કે બે હજાર રૂપિયાની નોટ બીનહિસાબી રોકડ તરીકે ઘટી રહી છે

સુધી ઓનલાઈન અરજી પત્રકોમાં સુધારો કરી શકશે

આ તાલીમનું જીવંત પ્રસારણ વંદે ગુજરાત ચેનલ દ્વારા તેમજ ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્ર મારફતે થનાર હોઈ આ તાલીમનો વધુમાં વધુ લાભ લેવા માટે ખેડૂત ભાઈઓને અનુરોધ કરાયો છે